આ ઉપરાંત જેન્ડર બજેટ ડેશબોર્ડ લોન્ચિંગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની ડીજીટલ બુકનું લોન્ચિંગ પણ કરાયું હતું

ભારત સરકાર દ્વારા ઘઉં માટે લધુત્તમ ટેકાનો ભાવ રૂા

લધુતમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઇચ્છા ધરાવતાં ખેડુતોની ઓનલાઇન નોંધણી તા

જેમને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડીયાના નિર્ણાયક મિલનભાઈ અને દેવયાની બેન સોનીએ રેકોર્ડસ કરી પ્રમાણિત કર્યું હતું

દરમિયાન રાજ્યમંત્રી અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણ ભાઈ આહિરે રતનાલ પી એચ સી